આર ટી એસ બસ સ્ટેન્ડ દાણી લીમડા પાસેથી મળી આવવાની ઘટનાની સંપૂર્ણ તલસ્પર્શી તપાસ માટે આદેશ કર્યો છે

આ ઘટનામાં જે કોઈ જવાબદાર જણાશે તેની સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી પણ કરાશે

આ ઉપરાંત કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં તથા દોઢ કિલો ચોખા પણ અપાશે લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ લેવા માસ્ક પહેરવો અને સામાજિક અંતર જાળવવું ફરજિયાત રહેશે

આજે સવારે આઠ વાગે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરાયું છે

ગત વર્ષની સરખામણીમાં અડધો ટકો પરિણામ ઓછું આવ્યું છે સ્ફૂલમાંથી માર્કશીટ મેળવવા માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે

ગત તેરમી મેના રોજ અમરેલી આવેલા અગિયાર વર્ષીય તરુણનો રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા આ તરુણના સંપર્કમાં આવેલા તમામને ક્વોરન્ટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

અરવલ્લી જિલ્લામાં અટવાઈ પડેલા અગિયાર સો સાત જેટલા શ્રમિકોને યાલીસ જેટલી એસટી બસ મારફતે તેઓને પાલનપુર મોકલવામાં આવ્યા હતા વહેલી સવારે વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રમિકોને મોડાસા ચાર રસ્તા અને બસસ્ટેન્ડથી તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી મોડાસાથી આ તમામ શ્રમિકોને પાલનપુર કુડ પેકેટ અને પાણીની વ્યવસ્થા સાથે મોકલવામાં આવ્યા છે

જિલ્લામાં ત્રણ લોકોના મરણ પણ થયેલ છે